સત્તાધારી એનડીએ મોરચા તરફથી જેડીયુ પક્ષના હરિવંશજયારે કોંગ્રેસના નોમીની બી

હરિપ્રસાદે ગઈકાલે ઉમેદવારીપત્ર ભર્યું છે આજે રાજયસભામાં પહેલા કલાક દરમિયાન ઉપ સભાપતિની ચૂંટણી યોજાશે સચિવાલયના સૂત્રા ેના જણાવ્યા મુજબ સામાન્ય રીતે ધ્વનિમતથી ચૂંટણી યોજાશે પણ જરૂર જણાય તો મતદાન થશે હરિવંશ એક જાણીતા પત્રકાર છે અને તેઓ બિહારનું પ્રતિનિષિત્વ કરે છે જયારે હરિપ્રસાદ કર્ણાટકનું પ્રતિનિષિત્વ કરે છે

તથા બધી જ રાજય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રાષ્ટ્રધ્વજને લગતા નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે બાબત સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે

આદિવાસી સમાજની ભવ્ય અને ઐતિહાસિક વિરાસત અને અસ્મિતાને ટકાવવાના પ્રયાસો ના ભાગરુપે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં છે આજે તાપી જિલ્લાના નીઝર ખાતે મુખ્યમંત્રી વિજય રુપાણી ની ઉપસ્થિતિમાં ઉજવણી કરાશે આ પ્રસંગે રાજ્ય આયો જન પંચના અધ્યક્ષશ્રી નરહરિ અમીન પણ હાજર રહેશે

જીલ્લા મથક ભુજ ખાતે ભીલ સમાજ દ્વારા બાઈક રેલીસફાઈ અભિયાનવિવિધ હરીફાઈઓ સાથે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે

આકાશમાં ઘેરાયેલા વાદળો મન મૂકીને વરસી પડે તેવી આશા ખેડ્રત અને માલધારીઓ ઉપરાંત દરેક કચ્છી સેવી રહ્યા છે પવનની ગતિ પણ ધીમી પડતા વાતાવરણમાં બફારો અનુભવાઈ રહ્યો છે

જીલ્લામાં લોકલ સીસ્ટમ ડેવલોપમેન્ટ અસર તળે વરસાદી મહીલ બંધાયો છે

આ ટેસ્ટમેચ ભારતીય સમય મુજબ બપોરના સાડા ત્રણ વાગ્યાથી શરૂ થશે ભારતીય ક્રિકેટ ટીમ આ મેચમાં વિજય મેળવી શ્રેણીમાં બરાબરી સાધવાનો પ્રયાસ કરશે